જયારે જમશેદપુર પુર્વ અને જમશેદપુર પશ્ચિમ બેઠકો પર મતદારો સવારના સાત થી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન કરી શકશે

જેમાં પ્રમુખ ઉમેદવારોમાં રધુબરદાસ વિધાનસભા અધ્યક્ષ દિનેશ ઉરાંપ ગ્રામીણ વિકાસ મંત્રી નિલકંઠ સિંહ મુંડા જળસંસાધન મંત્રી રામચંદ્ર સાહિસ અને ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુઆનો સમાવેશ થાય છે જયારે ઓલ ઝારખંડ સ્ટુડન્સ યુનિયન ઉમેદવાર પ્રદીપક્રમાર બલમાયુ અને ઝારખંડ વિકાસ મોરચા ના બંધુ ટીર્કી અને જેડીયુના પ્રદેશ પ્રમુખ સલમાન મુર્મુનો પણ આ તબકકામાં પ્રમુખ ઉમેદવારોમાં સમાવેશ થાય છે

તેને હદયરોગનો હુમલો આવ્યા બાદ ડોકટરોએ તેને બયાવવાની કોશિષ કરી હતી પરંતુ તેઓ નિષ્ફળ નિવડયા હતા પીડીતાને ગુરૂવારની રાત્રે વધુ સારી સારવાર માટે એરલિફટ ધ્વારા લખનઉથી દિલ્ફી લાવવામાં આવી હતી ગુરૂવારની સવારે પાંચ લોકોએ પીડીતાને આગ ચાંપી દીધી હતી પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે

આ સમગ્ર પ્રકરણને ખુબ જ દુર્ભાગ્યપુર્ણ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઇ જશે અને ગુનેગારોને સખતમાં સખત સજા સુનિશ્ચિત કરશે દરમિયાન દુષ્કર્મ પીડીતાના મૃત્યુ પર વિરોધ પક્ષોએ રાજય સરકારની સખત ટીકા કરી છે બહ્જન સમાજ પાર્ટી પ્રમુખ માયાવતીએ ટવીટ કરીને કહયું છે કે પીડીતાના પરિવારને ન્યાય અપવવા માટે ઉત્તર પ્રદેશ સરકારે વધુ પ્રયાસ કરવા જોઇએ અને કેન્દ્ર સરકારે આવા કેસોમાં સમય મર્યાદાની અંદર કોર્ટમાં સુનાવણી માટે કાયદા બનાવવા જોઇએ તથા નિશ્ચિત સમયમાં મોતની સજા અપવવા સૂનિશ્ચિત કરવુ જોઇએ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવીટ કરીને પુછયુ છે કે ઉનાવ કેસમાં પીડીતાની એફઆઇઆર દાખલ કરવાની ના પાડનાર પોલીસ અધિકારીની વીરુધ્ધ શું કાર્યવાહી કરવામાં આવી

દરમ્યાન વિવિધ મહિલા સંગઠનો દ્વારા દાખલ કરાયેલી અરજીને ધ્યાનમાં લઇને અદાલતે સંબંધિતોના મૃતદેહોની પોસ્ટમોર્ટેમ કામગીરીનું વિડિયો રેકોર્ડીંગ કરીને તેને સીડી અથવા પેનડ્રાઇવના માધ્યમથી મહેબૂબનગર અધિક મુખ્ય જિલ્લા ન્યાયાધીશને સોંપવાનો પણ આદેશ આપ્યો છે તેલંગણાની વડી અદાલત આ કેસની સુનાવણી સોમવારે હાથ ધરવાની છે

રીઝર્વ બેંકે કહયું છે કે આ સુવિધા રજાઓ સહિત વર્ષના તમામ દિવસોમાં મળી શકશે નેફટ લેવડ દેવડ અઠવાડીયામાં સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી થશે જયારે પ્રથમ અને ત્રીજા શનિવારે લેવડ દેવડ સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધી થશે

આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રાજ્યોના ટોયના પોલીસ અધિકારીઓ કેન્દ્રિય ગુપ્તયર તપાસ સંસ્થાઓના અધિકારીઓ અને સશસ્ત્ર પોલીસ દળના અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પોલીસવડાઓ સાથે ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાના સંકુલમાં મોર્મિંગ વોક તથા યોગાસનો કર્યા હતા પૂણેમાં યોજાઇ રહેલી અને આવતીકાલે સંપન્ન થનારી રાષ્ટ્રીય કક્ષાની આ બેઠકમાં સર્વગ્રાઠી આંતરિક સલામતીની યોજનાનો મુસદ્દો તૈયાર કરાશે તેવી સંભાવના છે

દેશના માન સન્માનની રક્ષા કરવાવાળા શહીદો અને સૈનિકોના સન્માનમાં દરવર્ષે સાતમી ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકૈયા નાયડુએ કહયું કે આ દિવસ સરહદો અને તેમના પરીવારોની રક્ષા કરવાવાળી સેનાના પ્રત્યે દેશ પ્રત્યે આભાર વ્યકત કરવાની તક આપે છે તેમણે એક ટવીટમાં કહયું છે કે આ દિવસે એકત્રિત કરવામાં આવતા નાણાંનો ઉપયોગ પરીવારના સભ્યો અને પુર્વ સૈનિકોના કલ્યાણ માટે ઉપયોગમાં લેવામા આવે છે અને તેમનાથી ઉદારતાથી યોગદાન આપવાનો આગ્રહ કરવામાં આવે છે તેમણે યાદ અપાવ્યું કે સૈનિકો અને તેમના પરીવારોનું કલ્યાણ સમગ્ર રાષ્ટ્રની જવાબદારી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે દેશ સશસ્ત્ર દળી અને તેમના પરીવારીના અદમ્ય સાહસને સલામ કરે છે તેમણે લોકોને સશસ્ત્ર દળોના કલ્યાણમાં યોગદાન આપવાનો આગ્રક હર્યો છે પોતાના ટવીટમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સૈનિકોના પરીવારોને સમર્થન કરીને અને તેમની ભલાઇ માટે અને પુર્વ સૈનિકોના કલ્યાણ માટે દરેક પ્રકારના સંભવિત પ્રયાસ કરવાનું કહયું તેમણે કહયું સશસ્ત્ર સેના ધ્વજ દિવસ કોષમાં યોગદાન ઓનલાઇન અથવા તો ચેક ધ્વારા કરી શકાય છે આ યોગદાન આવકવેરામાંથી મુકત છે ધ્વજ દિવસ સશસ્ત્ર દળોના કર્મચારીઓના કલ્યાણ માટે લોકોથી નાણાં સંગ્રહ માટે સમર્પિત છે આ દિવસે એકત્રિત નાણાનો ઉપયોગ સેવારત કર્મચારીઓ અને પુર્વ સૈનિકોના કલ્યાણ માટે કરવામાં આવે છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સશસ્ત્ર દળો અને તેમના પરીવારોને આજે શુભકામનાઓ પાઠવી તેમણે એક ટવીટમાં કહયું કે આ દિવસ શહીદો અને સૈનિકોના સન્માનમાં મનાવવામાં આવે છે જે દેશની રક્ષા માટે સરહદો પર બહાદુરીથી લડે છે આ પ્રસંગે તેમણે લોકોને સૈનિકોના પરીવારના કલ્યાણમાં યોગદાન આપવાનો આગ્રહ કર્યો

જોધપુરમાં એઇમ્સ સંસ્થાના બીજા પદવીદાન સમારોહમાં બોલતાં શ્રી કોવિંદે કહ્યું કે દેશમાં ઓછા ખર્ચે રોગ નિદાન સારવાર અને પુનર્વસન સેવા વિકસાવવાની જરૂર છે તેમણે કહ્યું કે એઇમ્સ જેવી સંસ્થાઓને સૌથી ગરીબ એવા નાગરિકોને પણ સારી તબીબી સેવા પુરી પાડવા વિકસાવવામાં આવી છે શ્રી કોવિંદે કહ્યું કે સમગ્ર વિશ્વમાં આપણા દેશના પરંપરાગત તબીબી સારવાર પદ્ધતિઓની નોંધ લેવામાં આવી રહી છે